ગુજરાતની રાજય સરકારે નાણાંકીય ખર્ચની જુરાય ચિંતા કર્યા વિના કોરોના નિયંત્રણ તથા પ્રજા સુખાકારી માટે અનેક નિર્ણયો અને કામગીરી કરી છે અને તેથી જ અન્ય રાજ્યોની સરખામણીએ આજે ગુજરાતે બહેતર સ્થિતિમાં છે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવામાં રાજ્ય સરકાર સફળ રહી છે જેમાં પોલીસ આરોગ્ય સહિતના તંત્રો કર્મચારી અધિકારીઓએ પોતાના જીવના જોખમે સાથે મળીને પ્રશંસનીય કામગીરી કરી છે દરમ્યાન ગઈકાલે રાજૈયની વડી એદાતલમાં સુનાવણી દરમિયાન રાજય સરકાર વતી એડવોકેટ જનરલ દ્રારા રાજ્ય સરકારે કોરોનામાં કરેલી વિસ્તૃ ત કામગીરીની વિગતો આપવામાં આવી હતી

દેશદેવી માં આશાપુ રાના માતાનામઢ તથા જિલ્લા મથક ભુજ સ્થિત માં આશાપુ રા મંદિરે ગઈકાલે ઘટ સ્થાપન સાથે તેનો પ્રારંભ થયો છે જો કે યાલુ વર્ષે સતત બીજા વર્ષે વૈશ્વિક મહામારી કોરોનાના કારણે માતાજીના મઢ સ્થાનક માઈભક્તો માટે દર્શનાર્થે મંદિર ખુલ્લુ રાખવામાં નહી આવી તેમજ કોઈ જાહેર કાર્યક્રમોનું આયોજન પણ નથી કરવામાં આવ્યું માત્ર આરતી તથા પુજન કોરોના માર્ગદર્શિકા મુજબ કરવામાં આવશે

આજે મરાઠી સમાજ તેમના નુતન વર્ષની ઉજવણી કરશે તો સિંધી સમાજ દ્રારા તેમના નુતન વર્ષ ચેટીયાંદ પર્વની પણ ઉજવણી કરવામાં આવશે જયારે લોફાણા સમાજમ દ્વારા દરિયાલાલ જયંતીની ઉજવણી કરવામાં આવશે

તેમ સુન્ની યાંદ કમિટીની એક યાદીમાં જણાવાયુ છે